આ બેઠક અંગે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ઉજવલા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની સમય મર્યાદા વધારવામાં આવી છે

ઉજવલા યોજના હેઠળ ઉપલબ્ધ ત્રણ સિલિન્ડરોની અવધિ જૂનથી સપ્ટેમ્બર સુધી લંબાવામાં આવી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંતર્ગત જુલાઈ અને ઓગષ્ટ માસના ઓફલાઈન વીતરણ માટે મંજૂરી અપાઈ છે આ ઉપરાંત દેશમાં વન નેશન વન રાશન કાર્ડની યોજનાની અમલવારી શરૂ થઈ છે જે અંતર્ગત અન્ય રાજ્યના લોકો પણ તેમના રાશનકાર્ડથી અનાજ મેળવી શકશે

ત્યારે જિલ્લાના મધ્યમ સિંચાઈના રાપર તાલુકાના ફતેહગઢ મુંદરા તાલુકાનો કારાઘોઘા અબડાસા તાલુકાનો કનકાવતી માંડવી તાલુકાનો ડોણ સહિતના ડેમો ઓગની ગયા છે

મધ્યમ સિંચાઈના અને નાની સિંચાઈના ડેમોની સ્થિતિ અંગે માહિતી આપતા કચ્છ સિંચાઈના કાર્યપાલક ઈજનરે એ

ઘણા વર્ષો સુધી સુરક્ષા કર્મચારી તરીકે તેઓ સેવારત રહ્યા હતા જૂની પેઢીના કર્મચારીની વિદાયથી આકાશવાણી ભુજના કર્મચારીઓએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી